લોકો કચરો વીણતાં વીણતાં દોડશે

આકાશવાણી પરથી રજૂ થયેલા કાર્યક્રમ મન કી બાત અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે સંવાદ કરતાં જણાવ્યું કે બે આર્ટક્ટોબરે બે કિલોમીટર માટે પૂરા દેશભરમાં આ કાર્યક્રમ થવાનો છે તે માટે તેમણે રિપુદમનની વાત કરી હતી આ અભિયાનમાં દોડની સાથે રસ્તામાં પડેલા પ્લાસ્ટિકના કચરાને એકઠો કરાશે શ્રી મોદીએ કહ્યું કે આપણે આપણા આરોગ્યનો ખ્યાલ ઉપરાંત ધરતી માના આરોગ્યની પણ રક્ષા કરી શકીશું આ અભિયાનથી લોકોમાં સ્વસ્થતા સાથે સ્વચ્છતા વિશે પણ જાગૃતિ વધી રહી છે

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે હાલમાં જ ભારતમાં ઇ સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઇ સિગારેટમાં નિકાટિનયુક્ત પ્રવાહી પદાર્થોને ગરમ કરીને એક પ્રકારનો રાસાયણિક ધૂમાડો બને છે તેના માધ્યમથી નિકાટિનનું સેવન કરવામાં આવે છે તેમણે કહ્યું કે તમાકુથી પરીવાર અને બાળકોના સપનાં ભોગ બને છે તેમણે દિકરીઓના સન્માનની વાત કરીને જણાવ્યું કે આપણે પરંપરાગત રૂપમાં લક્ષ્મીજીનું સ્વાગત કરીએ છીએ આપણી સંસ્કૃતિમાં દીકરીઓને લક્ષ્મીજી માનવામાં આવે છે કારણકે દીકરી સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે દેશ માટે વિવિધ ક્ષેત્રોમાં દીકરીઓએ મોટું યોગદાન આપ્યું છે

આજથી શરૂ થતાં નવરાત્રી પર્વનો ઉલ્લેખ કરી તેમણે જરૂરિયાતમંદો સુધી કપડા મિઠાઇ ભોજનની સેવા પહોંચે તે માટે સૌ નાગરિકોને અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારતે પ્રવાસ અને પર્યટન સ્પર્ધા સૂચકાંકમાં ઘણો સુધારો કર્યો છે સ્વચ્છતા અભિયાનનું પણ તેમાં ઘણું મોટું યોગદાન છે

શ્રી મોદીએ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને તનાવમુક્ત પરીક્ષાઓના પાસાઓ ઉપર તેમના અનુભવો અને સૂચનો આપવા જણાવ્યું હતું શ્રી મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મેંગેશ્કર સાથેની વાતયીતનો પણ ઉલ્લેખ કર્યો આ વાતચીતમાં લતાજીએ ભારતની પ્રગતિ માટે શ્રી મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી

ભારતે જણાવ્યું છે કે પાકીસ્તાનમાં લશ્કરી શાસનએ પરંપરા છે જયારે ભારતમાં આવું કઈ જ નથી યુગાન્ડાના કંપાલામાં રાષ્ટ્રમંડળ સંસદીય પરિષદ દરમિયાન પાકિસ્તાની સંસદીય પ્રતિભિધિમંડળે કાશ્મીર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહયું કે ભારતીય લશ્કરે કાશ્મીર પર કબજા જમાવ્યો છે ભાજપના સાંસદ રૂપા ગાંગુલી અને અન્ય સભ્યોએ તેનું સખ્ત વિરોધ કર્યો અને કહ્યું કે આ પ્રયાર છે

ભારતીય પ્રતિનિધિ મંડળમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં સંસદસભ્ય અધિર રંજન ચૌધરી અને એલ હનુમંથૈયાહ પણ છે આ અગાઉ માલ્દીવ્સમાં દક્ષિણ એશિયાના દેશોના અધ્યક્ષની બેઠકમાં પણ પાકિસ્તાને કાશ્મીર મુદ્દ ઉછાળ્યો હતો જા કે ભારતે વિરોધ કરતાં માલે ઘોષણાપત્રમાંથી તેનો ઉલ્લેખ કાઢી નાંખ્યો હતો

કરફયુ લાગુ કરાયાના અહેવાલો તેમણે નકારી કાઢયા હતા

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સલામતી અંગે બોલતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું

ખાનગી વાહનોની હેરફેર એમ્બ્યુલન્સ સેવાઓ અને રીક્ષાઓ છુટથી ફરે છે કપવારા અને હંદવારા જીલ્લાઓમાં પણ મોબાઈલ સેવાઓ ચાલુ કરાવી દીધી છે

ભૌગોલિક ઢોળાવો બરફ આચ્છાદીત વિસ્તારો છુટી છવાઈ વસતિ સરહદથી નજીકના વિસ્તારો અને કામના ઓછા કલાકો છતાં આ શકય બન્યું છે જમ્મુ કાશ્મીરના ઉર્જા વિભાગ દ્વારા આ માટે ગ્રામ સેવક મહેસુલી કર્મચારીઓ તથા યુંટાયેલા પ્રતિનિધિઓને સાંકળીને આ લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે આ ઉપરાંત ગ્રામ જયોતિ દૃત ઉર્જા વિસ્તાર જેવા મોબાઈલ એપ વિકસાવીને ઝડપી વીજ જાડાણો અપાયા છે

વાણીજય મંત્રાલયે ડુંગળીની નિકાસને લગતી નીતીમાં સુધારો કર્યો છે અને તેને બીજા આદેશ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત યાદીમાં મુકી છે

રાજયોની માંગ અનુસાર કેન્દ્ર સરકાર જથ્થો પુરો પાડે છે અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે જેટલી પણ જરૂર હશે એટલો પુરવઠો પુરો પડાશે

નાગરિકો માટે પાન અને આધાર નંબરોને જોડવા માટેની મુદતમાં કરાચેલો આ સાતમો વધારો છે સીધા કરવેરા અંગેના કેન્દ્રિય બોર્ડે આ અંગેનું જાહેરનામુ બહાર પાડ્યું છે ઉલ્લેખનીય છે કે આવકવેરાની ક્રષ્ટિએ કોઇપણ કરદાતા માટે આ બન્ને નંબરનું જોડાણ ફરજીયાત બનાવાયું છે

ઓડીશાની બીજેપુર બેઠક માટે સનત ગડતીયા અને કેરળની વાટીયુરકાવુ બેઠક માટે એસ સુરેશની પસંદગી કરી છે આસામની સોનારી બેઠક પર નવનીત હાંડીક બિહારની કિશનગંજ બેઠક પર સ્વીતીસિંઘ અને તેલંગણાની હ્ઝુરનગર બેઠક પર કોટા રામરાવનું નામ જાહેર કર્યુ છે લખનઉ છાવણી બેઠક પરથી સુરેશ તિવારી અને ઘોસી બેઠક પરથી વિજય રાજભાર લડશે કોંગ્રેસે ત્રણ રાજયો અને સમસ્તીપુર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે બિહારની કિશનગંજ બેઠક પર સઈદા બાનુ મંડવા બેઠક પર રીતા ચૌધરી ખીંવસર બેઠક પર ફરેન્દ્ર મિરધા અને બલહા બેઠક પર મન્નુદેવી ઉમેદવાર છે સમસ્તીપુર સંસદીય બેઠક માટે ડોકટર અશોક કુમારનું નામ જાહેર કર્યુ છે ઉત્તરપ્રદેશની દસ બેઠકો ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે

આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો આખરી દિવસ છે લખનઉ છાવણી સંસદીય બેઠક રીટા બહ્ગુંણા જાશીએ રાજીનામું આપતાં ખલી પડી હતી રામપુર બેઠક પર ભાજપે ભારત ભુષણગુપ્તાને અને કાનપુરની ગોવિંદનગર બેઠક માટે સુરેન્દ્ર મૈથાનીને ઉમેદવાર જાહેર કર્યા છે પ્રતાપગઢ બેઠકના ઉમેદવાર જાહેર કરાયા નથી

કોલકત્તામાં એજન્સીની કચેરીએ ત્રણ કલાક માટે પુછપરછ કરવામાં આવી હતી

એમ મિરજાને કેટલીક બનાવટી કંપનીઓ પાસેથી નાણાં લેતા દર્શાવાયા હતા

વિક્રમ પ્રતાપસિંહે બીજી મીનીટે જ પ્રથમ ગોલ નોંધાવ્યો હતો પ્રથમ અડધી મેચમાં બાંગ્લાદેશના યાસીને પણ એક ગોલ કરતાં બંને ટીમના ગોલ સરખા થયા હતા જા કે ભારતના રવિ બહાદુર રાણાએ બીજી અડધી રમતમાં ગોલ નોંધાવતાં ભારતીય ટીમ વિજયી થઈ છે

સેમી ફાઈનલમાં ચેક ગણરાજ્યના ત્રણ ખેલાડીઓ સામે તેઓ ખુબ ઝઝમ્યા અને બે વિરૂધ્ધ ત્રણ થી હારી ગયા હતા